મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વૃક્ષો અને વન્ય જીવ સમૃધ્ધિમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને વન સંપદાઓમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે

આ નિર્ણયથી હવાઈ કંપનીઓ અને હવાઈ મુસાફરોને મોટી રાહત પહોંચી હતી

નિગમ ડિસ્કાઉન્ટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમદ્વારા લાંબા અંતરની મુસાફરીમાં મુસાફરોને આરામ દાયક તેમજ વ્યાજબી દરે મુસાફરી કરી શકે અને ડીઝીટલ ઈન્ડિયા હેઠળ તમામ નાણાકીય વ્યવહારો થવા બાબતને પ્રોત્સાહન મળે તે હેતુથી ડિસ્કાઉન્ટમાં વધારો કરવામં આવેલ છે

પહેલી જુલાઈથી અમલમાં આવેલ આ ડિસ્કાઉન્ટ સ્કીમનો વધુમાં વધુ લાભ લેવા નિગમ તરફથી એક યાદીમાં જણાવાયું છે

અદાલતે વન્ય જીવો માટેના કાર્યકરો દ્વારા કરાયેલી અરજીના આધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટીસ પાઠવી છે

જેમાં ગુરુ શિષ્યની જોડી દ્વારા સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવામાં ગુરુઓએ જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે એ બાબતને ઉજાગર કરવામાં આવી હતી